શ્રી રાજનાથસિંહ જવાનો સાથે દશેરાની ઉજવણી કરશે તથા તેમના દ્વારા કરાતી શસ્ત્રપૂજા સમયે ઉપસ્થિત રહેશે

ગૃહમંત્રી સરહદે માળખાકીય સુવિધાઓનો વિકાસમાં થયેલી પ્રગતિની સમીક્ષા કરશે

રાવતે જણાવ્યું છે કે બધા જ વિજાણુ મતદાન યંત્રો સંપૂર્ણ રીતે સલામત છે અને તેમની સાથે ચેડા કરવા શક્ય નથી

આકાશવાણી સાથે વાતચીત કરતા શ્રી રાવતે જણાવ્યું કે મધ્યપ્રદેશ સહિત ટૂંક સમયમાં યોજાનારી પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં વીવીપીટ મશીનોનો ઉપયોગ થશે

તેઓ આજે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને મળ્યા બાદ લખનૌ ખાતે એકતા સંવાદ જાહેર સભાને સંબોધન કરશે ઉપરાંત મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી લખનૌમાં ગુજરાતી સમાજના લોકો સાથે સંવાદ કરશે તેઓ ઉત્તરપ્રદેશના નાયબ મુખ્યમંત્રી શ્રી દિનેશ શર્માની પણ મુલાકાત લેશે

લઘુત્તમ ટેકાના ભાવે વેચાણ કરવા ઇચ્છા ધરાવતા ખેડુતોએ ઓનલાઇન નોંધણી કરાવવા નિગમની જિલ્લા કચેરી નિગમના સ્થાનિક તાલુકા ગોડાઉન કેન્દ્રોનો સંપર્ક કરવા જણાવ્યું છે

માઈભક્તો વહેલી સવારથી જ શક્તિ મંદિરોમાં દર્શન પુજા અનુષ્ઠાન આરાધના કરી રહ્યા છે તો રાત્રે વિવિધ શેરી મહોલ્લા સોસાયટીઓમાં સો ગરબે ઘુમીને નવરાત્રી ઉજવી રહ્યા છે આશુતોષ અંતાણી નવરાત્રિ કચ્છ સમગ્ર રાજ્યની સાથે કચ્છ જિલ્લામાં પણ જગત જનનીની આરાધનાનું પર્વ નવરાત્રિ ભારે ધાર્મિક શ્રધ્ધા ઉત્સાહથી ઉજવવામાં આવી રહ્યું છે જિલ્લાના મુખ્ય શક્તિ મંદિરોને ભારે રોશનીથી શણગારવામાં આવ્યા છે વહેલીસવારથી મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ દર્શન કરવા આવી રહ્યા છે

આશતોષ અંતાણી કુચ્છ સ્વચ્છતા અભિયાન પૂર્વ કચ્છના ભચાઉથી પશ્ચિમ કચ્છના માતાનામઢ સુધી પદયાત્રીઓ તથા સેવા કેમ્પો દ્વારા કરાયેલો કચરો એક કલાકના શ્રમદાન સાથે સ્વચ્છતા અભિયાનના ભાગરૂપે કચ્છ રિજિયન પાટીદાર યુવા સંઘની ટીમોએ ઉઠાવી વિરલ કાર્ય કર્યું હતું

અંતીમ રન સંખ્યા આ પ્રકારે રહી